સર્વોચ્ય અદાલતની બંધારણીય બેન્ચે અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન ઉપર મંદિર બાંધવા એ જમીનનો કબજો ટ્રસ્ટને સોંપવાનો યૂકાદો સર્વસંમતિથી આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સર્વોચ્ય અદાલતનો યૂકાદો એકતા કેળવવાનો અને જટિલ મુદ્દાઓનો ઉકેલ મેળવી શકાય છે તેવો સંદેશો આપે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પંજાબના ડેરા બાબા નાનક ખાતે કરતારપુર કોરિડોર માટેની સંકલિત ચેકપોસ્ટનું ઉદઘાટન કર્યું છે બંગાળની ખાડીમાં સર્જાયેલા બુલબુલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના સાગર

એવી જ રીતે અદાલતે આગામી ત્રણથી ચાર મહિનામાં ટ્રસ્ટની રચના કરવાનો આદેશ કેન્દ્ર સરકારને આપ્યો છે સૂચિત ટ્રસ્ટની રચના પછી અયોધ્યા ખાતેની જમીન ટ્રસ્ટને મંદિર બાંધવા માટે સોંપવામાં આવશે સર્વોચ્ય અદાલતે અયોધ્યામાં મહત્વની જગ્યાએ મસ્જિદ બાંધવા પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ પણ આપ્યો છે અદાલતની બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત ન્યાયાધીશ એસ

નઝીરનો સમાવેશ થાય છે

ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે દેશ વિવિધતામાં એકતાને માને છે દાયકાઓ જૂનો કેસ હવે પૂરો થયો અને તે અંગેના યૂકાદાને સ્વીકારીને સમગ્ર દેશે નવો ઇતિહાસ લખ્યો છે તેમણે કહ્યું કે આ યૂકાદો સર્વસંમતિથી અપાયો હોવાથી ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાયસમો ગણાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સર્વોચ્ય અદાલતનો ચૂકાદો એકતા કેળવવાનો અને જટિલ મુદ્દાઓનો ઉકેલ મેળવી શકાય છે તેવો સંદેશો આપે છે

ભાજપે લોકોને સર્વોચ્ય અદાલતનો ચૂકાદો હૃદયપૂર્વક સ્વીકારીને સમાનતા સામાજિક સૂમેળ અને શાંતિ જાળવવાની અપીલ કરી છે

સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું છે કે અદાલતનો આ ચૂકાદો દેશના બિનસંપ્રાદાયિક તાણાવાણાને મજબૂત કરનારો છે બીએસપીના વડા માયાવતીએ પણ યૂકાદાને આવકાર્યો છે આર એસ એસ ના વડા મોહન ભાગવતે સર્વોચ્ય અદાલતના ચૂકાદાને ઐતિહાસિક ઓળખાવીને તેને કોઇ પણ પક્ષનો વિજય કે પરાજય તરીકે ન લેવાની અપીલ કરી છે વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે સર્વોચ્ય અદાલતે અયોધ્યા જમીન વિવાદ કેસ બાબતે આપેલો યૂકાદો રામમંદિરની રચના તરફનું મહત્વપૂર્ણ અને નિર્ણાયક પગલું ગણાવી શકાય

ગઈકાલે પત્રકારો સાથે વાતચીત કરતાં બોર્ડના સચિવ ઝફરયાબ જીલાનીએ જણાવ્યું હતું કે આ ચૂકાદા અંગે પુનઃ સમીક્ષા અરજી કરવી કે કેમ તેનો નિર્ણય બોર્ડ લેશે તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે

અયોધ્યાની સલામતીનો હવાલો સંભાળતા આશુતોષ પાંડેએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલિસે દરેક સમુદાયને વિશ્વાસમાં લીધા હતા અને લોકોએ પણ સંયમ જાળવ્યો છે શ્રી પાંડેએ કહ્યું કે કારતિક પૂનમે ભાવિકો મોટી સંખ્યામાં અયોધ્યા આવે છે

આથી રાજ્યપાલે સરકારની રચનાની શક્યતાઓ યકાસવાનો નિર્ણય લીધો છે દરમિયાન ભાજપના નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યું છે કે બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે તેમને સરકાર રચવાનું આમંત્રણ મળ્યું છે

દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે સરકાર રચવાની ઇચ્છા અંગે રાજ્યપાલે ભાજપને પૂછવાના લીધેલા નિર્ણયને આવકારદાયક પગલું ગણાવી શકાય

વૈકેંયા નાયડુએ જણાવ્યું છે કે ભારતના અર્થતંત્રનો પાયો મજબૂત છે અને તે મૂડીરોકાણની ઘણી તકો પૂરી પાડે છે

ઓના પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં શ્રી નાયડુએ આ મુજબ જણાવ્યું હતું તેમણે આ પ્રતિનિધિઓને ભારતમં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું

ગઈકાલે પંજાબમાં ગુરૂદાસપુર ખાતે ડેરાબાબા નાનકમાં કરતારપુર કોરીડોરની ચેકપોસ્ટનું ઉદ્દઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું કરતારપુર કોરીડોરના ઉદ્દઘાટન બાદ પ્રધાનમંત્રીએ દરબાર સાહિબ ગુરૂદ્વારામાં ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝુકાવીને વંદન અને પ્રાર્થના કરી હતી તેમણે ભારતના લોકોની લાગણી સમજવા બદલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો આભાર માન્યો હતો

ગઈકાલે શીખ ભાવિકોનો પ્રથમ જથ્થો કરતારપુર કોરીડોર માર્ગે પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકાલ તખ્તના જથ્થેદાર ગ્યાની હરપ્રિતસિંહના વડપણ હેઠળના પાંચસો ભાવિકોના જથ્થાને કોરીડોર માર્ગે પ્રસ્થાન કરાવ્યું હતું

પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં એક જાહેર રેલીને તેઓ સંબોધી રહ્યા હતા

ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહે બાદલે ડેરા બાબા નાનક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પ્રધાનમંત્રીને રજૂઆત કરી હતી

ગઈકાલે પશ્ચિમ બંગાળના દરિયાકિનારા નજીકના વિસ્તારોમાં સતત વરસાદ થયો છે વાવાઝોડાથી વૃક્ષો ધરાશયી થવાના બનાવમાં બંગાળમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપશ્યું હતું ઓડિશામાં પણ વાવાઝોડાના લીધે દીવાલ તૂટી પડતાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી દિલ્હીમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની મળેલી બેઠકમાં વાવાઝોડાના લીધે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી ગૃહમંત્રાલયે સેના નૌકાદળ તથા તટરક્ષક દળના જવાનોને સતર્ક રહેવાની સૂચના આપી છે

આજે રમાનારી આ મેચનો આંખે દેખ્યો અહેવાલ અંગ્રેજી અને હિન્દીમાં આકાશવાણી પરથી પ્રસારિત કરાશે

રેઇનબો અને વધારાની ફિકવન્સીઓ પરથી સાંજના સાડા છ વાગ્યાથી સાંભળી શકશો